તેઓઅ આજે બપોરે ભાવનગરમાં રેલીને સંબોધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં ચાર જનસભાઓમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી ક્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા સુરેન્દ્રનગર અને આણંદમાં બુધવારે અને ગરૂવારે આણંદમાં જનસભાને સંબોધન કરશે

દરમ્યાન કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક નેતાઓ પણ પ્રચારમાં કાર્યરત છે તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પુરૂષોત્તમ રૂપાલા મનસુખભાઇ માંડવીયા જયારે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ અર્જૂનભાઇ મોઢવાડિયા સહિત અન્ય નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે

પાણીની અછતને બિવારવા અને ઉનાળામાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે તાકીદના ધોરણે અંજારથી કુકમા સુધીની સાડા આઠ કરોડ લીટર પાણી વહન કરી શકે તેવી ક્ષમતાની પાઈપ લાઇન નાંખવાનું નકકી કરાચું જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ પાણી પ્રવઠા અને જીડબલ્યુઆઈએલનાં અધિકારીઓ વ્રારા રૂા એક કરોડ ચોવીસ લાખ બેતાલીસ હજાર અંદાજેના ખર્ચે તાત્કાલીક ધોરણે તેની મંજૂરી મેળવી આ કામોને યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યાં હતાં

એલ

એલ ડી

એલ ડી જેટલું પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે

એલ ડી

એલ

એલ ડી પાણી મળતું હતું જે હવે આ પાઈપલાઈન શરૂ થઈ જતાં રપ એમ એલ ડી